જે ગયા વર્ષ કરતાં બમણી હશે

જેઓ આ યુદ્ધમાં લડથા હતા એ યોદ્ધાઓના સ્ટેચ્યુ મૂકવામાં આવશે વોર મેમોરીઅલ સાથે શહીદ વન પણ ઊભું કરી સમગ્ર વિસ્તારને લીલોછમ બનાવાશે

જેમાં નુરબાનુબેન મહમદ ખત્રીને શીલ્પગુરૂનું બહુમાન પ્રાપ્ત થયું છે જયારે નસરીન બેન ફયાજ ફ્સેન ખત્રીને નેશનલ એવોર્ડ બિલ્કીશબાનુ અલીમામદ ખત્રી તથા ખેડુનીશા અબ્દુલ અઝીઝ ખત્રીને નેશનલ મેરીટ એવોર્ડનું સન્માન પ્રાપ્ત થયું છે સરકાર દ્વારા હસ્તકલાના કારીગરોને પ્રોત્સાફન મળે તે માટે દર વર્ષે ફેન્ઠીક્રાફટ તથા હેન્ઠલુમની સ્પર્ધાઓ યોજવામાં આવે છે તમામ એવોર્ડ વિજેતાઓને રોકડ શિલ્ડ તેમજ પ્રશસ્તિપત્રથી કરવામાં આવશે

રાજ્યની પોલીસ લાઇન ફસ્તકલા કારીગરો અને સુરેન્દ્રનગર જિલ્લામાં મીઠાના અગરિયાઓને પણ આ સંપૂર્ણ રસીકરણ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે તેમ ગાંધીનગર ખાતે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંગે યોજાયેલી રાજ્યકક્ષાની સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ ડૉ

ભુજ ખાતે એ નિમિત્તે વિવિધ કાર્યક્રમો થોજાયા હતા કચ્છ જીલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ સ્વર્ગસ્થ કાંતિપ્રસાદ અંતાણીની આજે જન્મજયંતી છે ભુજમાં જીલ્લા પંચાયત પરિસરમાં તેમની પ્રતિમાને જીલ્લા પંચાયતના પદાધિકારીઓ અધિકારીઓ અને અન્ય અગ્રણીઓએ પુશ્પન્જલિઅર્પન કરી હતી

શિતલ વૈશ્નવ દિવ્યાંગ રોજગાર સહાયતા જિલ્લાના દિવ્યાંગ ઉમેદવારોને રોજગાર સહાયતા સ્વરોજગારી અંગેના માર્ગદર્શન મળી રહે તે હેતુસર જિલ્લા રોજગાર કચેરી બહુમાળીભવન ભુજ ખાતે અશિક્ષિત તેમજ ગ્રેજયુએટ સુધી અભ્યાસ કરેલ દિવ્યાંગ ઉમેદવારો પોતાની નામ નોંધણી કચેરી સમય દરમ્યાન કરાવી શકાશે